ટી માં ઝડપી નિકાલ લાવવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે લોક રક્ષક દળ એલઆરડીની ભરતી પ્રક્રિયામાં કોઈપણ બહેનને અન્યાય નહીં થાય મુખ્યમંત્રીશ્રી કહ્યું કે આ સમસ્યાનો કાયદાકીય રીતે ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ લો ગાર્ડન ખાતે ગઇકાલે હેપ્પી સ્ટ્રીટનું લોકાર્પણ કર્યું

હેપ્પી સ્ટ્રીટમાં ખાણી પીણીની સાથે સાથે નાગરિકોને સાંજના સમયે ખૂબ આનંદ પ્રાપ્ત થાય તેવો એક માહોલ પણ ઊભો કરવામાં આવ્યો છે લો ગાર્ડન સાઇડની કમ્પાઉન્ડર વોલની ડિઝાઇન હેરિટેજ થીમ પર આધારિત કરવામાં આવી છે આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રી મતી બીજલબેન પટેલ મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજયભાઈ નહેરા ડેપ્યુટી મેયર શ્રી દિનેશ મકવાણ અમદાવાદના ધારાસભ્યશ્રીઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી અમૂલભાઈ ભદ્દ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવે શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમણે મુખ્યમંત્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતનું વેપાર ઉદ્યોગ ઉચ્યસ્તરીય પ્રતિનિધિ મંડળ સહભાગી થવા આવે તે માટે ઉઝબેકિસ્તાનના પ્રમુખે પાઠવેલું આમંત્રણ આપ્યું હતું મુખ્યમંત્રીએ આમંત્રણનો સ્વીકાર કરીને ખેતી ખાણ ખની અને સોલર સેક્ટર પર પ્રકાશ પાડતું એક પ્રતિનિધિમંડળ સમિટમાં સહભાગી થશે તેમ જણાવ્યું હતું

શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે વિવાદિત જમીન સંદર્ભે એસ

ટી

આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક ટીમમાં પાંચ ખેલાડીઓને સમાવેશ કરવામાં આવે છે જેમાં એક ખેલાડી રીઝર્વ હોય છે જાણીતા ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવ્યા છે જેઓ આ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે બીજી અનેક ટીમો જેવી કે મહારાષ્ટ્ર ગુજરાત યુપી તામિલનાડુ તેલંગાણા કેરાલા કર્ણાટક દિલ્હી રાજસ્થાન આસામથી આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી છે અને તેઓ પણ પોતાનું કૌશલ્ય દેખાડશે

નર્મદા જિલ્લા રોજગાર કચેરી અને આઇ ટી આઇ ના સંયુકત ઉપક્રમે રાજપીપળામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ સંકુલમાં ત્રિમાસિક મેગા જોબ ફેર યોજાયો હતો

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક યાકુબભાઇ ગાદીવાલાએ તેમના ઉદબોધનમાં રાજયના માહિતી વિભાગ દ્વારા પ્રસિધ્ધ થતાં ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક ગુજરાત રોજગાર કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક ગુજરાત પાક્ષિક ગુજરાત દિપોત્સવી અંક સહિત અન્ય પ્રકાશનોની જાણકારી આપી યુવાનોને તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરતાં આ પ્રકાશનો અને રોજગારલક્ષી ભરતીની માહિતીસભર બાબતોથી સતત અવગત રહીને તેનો મહત્તમ લાભ લેવા જનાવ્યુ હતુ સાથે માહિતી વિભાગના સોશિયલ મિડીયા ટુલ્સના ઉપયોગ થકી માહિતીનો કારકિર્દી ઘડતરના ઉપયોગમાં લેવાની ખાસ હિમાયત કરી હતી